પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

આજે સંસદના ચોમાસુ સત્રના આરંભ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે બધા જ સાંસદો આપણા સૈનિકોને સમર્થન આપવા એકમત છે તેમણે કહ્યું કે સંસદનું સત્ર અસાધારણ પરિસ્થિતિમાં યોજાઈ રહ્યું છે અને કોવિડના સમયમાં પણ બધા જ સાંસદો તેમની ફરજ બજાવવા ઉત્સુક છે સંસદની કામગીરી દરમિયાન કોવિડના સંક્રમણને ખાળવા જરૂરી બધા જ નિયમોનું પાલન કરાશે તેમજ સંસદમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે

જૂનાગઢ સરદાર બાગ પાસે આવેલા સીએમ પાર્કની આજે સફાઈ કરવામાં આવી હતી આ નિમીતે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોફેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ બગીયાની સફાઈ કરી આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ પણ પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે તે દિશામાં પ્રયાસો કર્યા હતા તો જામનગર ખાતે ભાજપ પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ ઉપરાંત વૃધ્ધાશ્રમ માં ફળ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોયા એ જણાવ્યુ હતું કે કોરોના માટે સાવચેતી રાખવા સાથે આખું અઠવાડિયું લોક સેવા ની વિવિધ પ્રવૃતિ ભાજપ કાર્યકરો કરશે

હોસ્પિટલમાં યોખ્ખાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી તેમાં કાર્યકરો સાથે સાંસદ રંજનબેન ભદ્દ પણ જોડાયા હતા દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપ દ્વારા સેવા સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે મહિલા કાર્યકતાઓ દ્વારા આજે કચીગ્રામ ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જિલ્લા ભાજપ દ્વારા હોસ્પિટલમાં ફળ વિતરણ કરવામાં આવ્યું

તેમણે વધુ માં જણાવ્યુ હતું કે મગફળી ખરીદીની માટે તા

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે તેમણે ચોખવટ કરી છે કે સામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતી હોય છે પણ આ વર્ષે અધિક માસ હોવાથી તે મુજબ ખરીદી વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે

આ માટે સર્વેની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે

જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે

પોસ્ટ બયત ખાતા ધારકોને લેવડદેવડના વ્યવહાર અંગે કોઇ અગવડ ન ઉદભવે તે હેતુથી લધુતમ બેલેન્સ ના નિયમ ની નોંધ લેવા તમામ બચત ખાતા ધારકોને અપીલ કરવા માં આવી છે અરવલ્લી પ્રકૃતિક ખેતી અરવલ્લી જિલ્લાના ખેડૂતો હવે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વળી સારા ઉત્પાદનની સાથે સાથે બમણી આવક પણ કરી રહ્યા છે મોડાસા તાલુકાના હફસાબાદ ગામના નટુભાઈએ ટૂંકી જમીન અને આકરી મહેનતથી ઝાઝી કમાણી કરી પ્રાક઼તિક ખેતીમાં નવી રાહ ચિંધી છે માત્ર દોઢ હેકટર જમીન ધરાવતા હફસાબાદના નટુભાઇ ચાર વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને આજે આર્ગેનિક શાકભાજી અને ઘંઉના પાકથી વાર્ષિક ત્રણ લાખની કમાણી કરે છે

કોરોના ગુજરાત માં કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયત્નો સરકાર અને સમાજ એમ બંને સ્તરે વેગવાન બન્યા છે

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા કોરોના સંક્રમિત થયા હોવાનું અમારા પ્રતિનિધિએ જણાવ્યુ છે

સૌરાષ્ટ્રના ગોંડલમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતાં અર્ધો દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય વેપારીઓએ કર્યો છે ભાવનગરના સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળે સાજા થયેલા કોરોના દર્દીઓ ને પ્લાઝમા નું દાન કરવા અપીલ કરી છે

રથ પર સવાર કલાકારો કોવિડ માર્ગદર્શિકાના યોગ્ય પાલન સાથે તેમજ સામાજિક અંતર જાળવી પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ ડાયરો નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે આ રથ દૂર સુદુરના ગામોમાં ફરી રહ્યા છે અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે

રાજકોટ જુનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે હવાની ગતિ પણ તે દિવસોમાં વધારે રહેવાની શક્યતા છે પણ માછીમારો માટે કોઈ વિશેષ ચેતવણી બહાર પાડવામાં આવી નથી ગીર સોમનાથ જામનગર અને બોટાદ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હોવાના અહેવાલ છે